ભાજપના નવી દિલ્હી સ્થિત કેન્દ્રીય કાર્યાલયે આજ બહાર પાડેલી યાદી અનુસાર અબડાસા બે ઠક પર પ્રદયુમનસિંહ જાડેજા મોરબી બેઠક પર બ્રીજેશ મેરજા ધારી બઠક પર જે વી કાકડીયા ગઢડા માટ આત્મારામ પરમાર કરજણ માટે અક્ષય પટેલ ડાંગ માટે વિજય પટેલ અને કપરાડાથી જીતભાઈ ચૌધરીને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે

ખાતે રમાઈ રહેલી ઈજિયન પ્રીમિયર લીગ આઇ પી એલ ક્રિકેટ સ્પર્ધામાં અત્યારે સનરાઈઝ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ રહો છે જયારે સાંજે સાડા સાત વાગ્યે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે મેચ રમાશે